સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા ભારતીય વાયુ સેના પણ સજ્જ થઇ છે

વાવાઝીડાની સંભવિત અસરની અગમચેતી માટે રાજ્યના દરિયાઇ વિસ્તારના જીલ્લાઓમાંતંત્ર સાબદુ બન્યું છે દરિયામાં ઉંચા મોજા ઉછળવાની તેમજ કરંટ ઉભો થવાની શક્યતાને ધ્યાનેલેતાં માછીમારોને દરિયો ન ખેડવાની સુ ચના આપવામાં આવી છે તેમજ માછીમારી કરતી બોટોનેપરત બોલાવી લેવાના આદેશ અપાયા છે જૂનાગઢ જીલ્લાના માંગરીળ ખાતે પણ એનડીઆરએફની એક ટીમ આવી પહોંચી છે

ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના તમામનાના મોટા બંદર પર ભયસૂ ચક સિઝલ લગાવાઇ દેવાયા છે વાવાઝોડાની ફોલની સ્થિતિ જોતા ગુજરાતના છ જીલ્લા દ્રારકાકચ્છ ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ અને જામનગર જીલ્લાના વિસ્તારોમાં પવનની ઝડપ સાથે અતિભારે વરસાદ પણ પડી શકે છે

જિલ્લાના તમામ તાલુ કાઓના પ્રાંત અધિકારીશ્રી તૈમજ ચીફ ઓફિસરશ્રી પાસેથી તૌકતે વાવાઝોડા સંદર્ભે લીધેલા જરૂરી પગલાં મેળવી હતી સંભવિત વાવાઝોડાની સ્થિતીને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ્સમાં વિજણ પૂ રવઠી ખોરવાય તો અગાઉથી જનરેટરની અગાઉથી જ વ્યવસ્થા કરી લેવાની સુ યનો અપાઈ છે તેમજે ઓક્સિજનનો પુ રવઠો આરક્ષિત રાખવા દરિયાકાંઠા વિસ્તારના માંછીમારો અને અગરીયાઓને સ્થળાતરીત કરવા તથા બોટને પાછી બોલવવા ફિશરીંગી વિભાગને સું ચના અપાઈ છે

રાજ્યમાં ગઈકાલે કોરોના નવ હજાર એકસઠ નવા કેસ નોંધાયા

વિરલ રાણા ક ચ્છ કોરોના રાજયની સાથે કચ્છમાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે

આવતીકાલથી બે દિવસ માટે ટ્રેનો રદ રહેશે જેનું પ્રવાસીઓને પુરેપુરૂરીકંડ આપવામાં આવશે